નવી દિલ્લી માં હૈદરાબાદ હાઉસ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સંયુક્તપણે અપાયેલા પ્રેસ નિવેદનમાં તેમણે આમ જણાવ્યુ હતું અગાઉ શ્રી મોદી અને શ્રીયુત ટ્રમ્પ વચ્યે દ્વિપક્ષી મંત્રણા અહી યોજાઇ હતી તે અગાઉ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું પરંપરા પ્રમાણે ભવ્ય સ્વાગત કરાયું હતું અને ત્યાં ગાર્ડ ઓફ ઓનર બાદ બંને દેશ ના પ્રતિનિધિમંડળ નો પરસ્પર પરિયય શ્રી મોદી અને શ્રીયુત ટ્રમ્પ દ્વારા કરાવવા માં આવ્યો હતો

રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે ગાંધી બાપુ ને શ્રદ્ધાંજલી અર્પણ કરવા સાથે રાજઘાટ પરિસરમાં વ્રુક્ષારોપણ પણ કર્યું હતું જાગતિ વકીલ ગુજરાત વિધાનસભાના બજેટસત્રનો આવતીકાલથી આરંભ થશે

રાજય સરકાર દ્વારા પ્રજાકીય હીતના લેવાયેલ નિર્ણયોની યર્યા વિચારણા સત્ર દરમિયાન કરવામાં આવશે

જ્યારે અંદાજપત્ર પર સામાન્ય ચર્ચાનો પ્રારંભ ઓછી માર્ચ થી થશે જે માટે કુલ ચાર દિવસ ફાળવવામાં આવેલ છે

જાગતિ વકીલ યા ય ત ચા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યની નગરપાલિકાઓની અને તાલુકા પંચાયતોની ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીની ગઇકાલે જાહેરાત કરવામાં આવી

ગઇકાલથી ચૂંટણીની જાહેરાત થતાં ખાલી પડેલ પેટાચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવે છે

છત્તીસગઢ આદિજાતિ લોકોની વિવિધ જાતિઓમાં બાળકનાં જન્મ થી લઇ બાળકનાં લગ્ન સુધી ચિત્રો બનાવવાની પરંપરા છે આ દરેક ચિત્રોમાં સાંસ્કૃતિકની ઝલક જોવા મળે છે આ દરેક ચિત્રો સંસ્કૃતિક ની સાથે આગવી ઓળખ બની છે જાગૃતિ વકીલ કરછમાં વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે તાપ વચ્ચે વિષમ હવામાન અનુભવાઈ રહ્યું છે